પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

આ બેઠકમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ અને રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

હસમુખ અઢિયા કમિટિએ પોતાનો આખરી અહેવાલ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સુપ્રત કર્યો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ શ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા શ્રી કૌશિક પટેલની ઉપસ્થિતીમાં પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ અને સમિતીના અધ્યક્ષ ડૉ

કોરોના પાછળ અને બીજા ખર્ચ માટે બાંધકામ શ્રમિક કલ્યાણ ભંડોળ અને કેમ્પા ભંડીળના નાણાં વાપરવાની રાજ્ય સરકારની દરખાસ્તનો ભૂતપુર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ વિરોધ કર્યો છે

પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ આજે ગાંધીનગરમાં રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું અને કોરોનાનો ફેલાવો રોકવામાં મળી રહેલી નિષ્ફળતા સામે ચિંતા વ્યક્ત કરી હતી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પ્રદેશ પ્રમુખ અમિત યાવડા તેમજ પક્ષના અગ્રણીઓ ભરતસિંહ સોલંકી શક્તિસિંહ ગોહીલ વગેરેની આગેવાની હેઠળમાં આ પ્રતિનિધિમંડળે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓને વ્યાજબી ખર્ચે યોગ્ય સારવાર મળી રહે તે માટે પગલાં લેવાની રાજ્ય સરકારને સૂચના આપવાની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને વિનંતી કરી હતી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે લોકશાહીની પરંપરાને જાળવવી અને મજબૂત કરવી એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે અને રહેશે લોકશાહી બચાવવાની આડમાં કોંગ્રેસે રાજનીતિ કરીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ

રાજ્યમાં હાલ કોરોનાની મહામારી સામે કોંગ્રેસના ધારાસભ્યો પોતાના વિસ્તારમાં જઇ લોકોને મદદ કરવાનું વિયારતા નથી શ્રી જાડેજાએ ઉમેર્યું કે ગુજરાત સરકાર નાગરિકોના હિત માટે અનેકવિધ પગલાઓ લઇ રહી છે ત્યારે કોંગ્રેસે આ નિમ્ન કક્ષાનું રાજકારણ કરવાનું બંધ કરવું જોઇએ

નવા આ ચાર કેસ ગોધરા અને હાલોલમાંથી નોંધાયેલ છે પાટણ જિલ્લામાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને હાલમાં અમદાવાદથી ફરજ પરથી પરત આવેલા બે મહિલા ડોક્ટર પોઝિટિવ નોંધાયા છે

મળતી માહિતી મુજબ આ નવા કેસ ઇડર અને ફિંમતનગર શહેરમાં નોંધાયા છે

આ વરસાદી વાતાવરણ હાલ દક્ષિણ ગુજરાત અને કોંકણના પદ્દામાં દરિયાની સપાટીથી દોઢ કિલોમીટર ઊંચે સુધી ફેલાયેલુ છે